શ્રી જાવડેકરે ઉમેર્યું હતું કે દૂરદર્શનની વિશ્વાસનિયતા છેલ્લા પ વર્ષમાં વધી છે માહીતી અને પ્રસારણ મંત્રાલયના સચિવે અમિત ખરેએ જણાવ્યું હતું કે આકાશવાણી અને દૂરદર્શનની વિશ્વસનીયતા બીજી ચેનલો કરતાં ઘણી વધારે છે

મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે તીવ્ર ગરમીના કારણે માનવ આરોગ્ય ઉપર પ્રતિકુળ અસર થઇ શકે છે મંત્રાલયે લોકોને ઘરની અંદર અને શેડ વાળી જગ્યાઓએ રહેવા તથા બહાર નીકળતી વખતે કોટનના ઢીલા અને હલ્કા રંગના વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે આ સાથે લોકોને વારંવાર પાણીની સાથે લસ્સી લીંબ્ પાણી જ્યુશ પીવાની પણ સલાહ આપવામાં આવી છે

કચ્છી જનજીવન પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂરજબારીથી સરફદ સુધી દિવસભર દાઝયું ફતું

શીતલ વૈશ્નવ વેકેશનમા સમગ્ર રાજ્યમાં પડતી આગ ઝરતી ગરમીને લીધે રાજ્યના વાલીઓએ ઉનાળુ વેકેશન લંબાવવાની કરેલી માંગણી પર અમલ નફિ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંફ ચુડાસમાએ વધુ માહિતી આપતા જણાવ્યું ફતું કે શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં નહિ આવે પરંતુ જરૂર પડશે તો બપોરની શાળાઓ ના સમય માં ફેરફાર કરવામાં આવશે

આ ઉપરાંત કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન શાળાને પ્રવેશ મેળવતી કન્યાઓને બોન્ડ આપવામાં આવશે પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ બાબત જણાવામાં આવી હતી શીતલ વૈશ્નવ આદિપુર લાયન્સ કલબ અને પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે ગાંધીધામ અને આદિપુરના માર્ગો ઉપર સાઈકલ રેલી નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા વિશ્વ સાઈકલ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ રેલી ગાંધી સમાધિ મૈત્રી સ્ફ્રલ ટાગોર રોડ ગાંધી માર્કેટ થઈ ગાંધીધામના ઝંડાચોક ખાતે પૂર્ણ થઈ ફતી વધતા જતા પ્રદૃષણને અટકાવવા માટે ધુમાડા ઓકતા વાફનોની જગ્યાએ બેટરી સંચાલિત ટુ વ્ફીલર થ્રી વ્ફીલર તથા ફોર વ્ફીલર વાફનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો સંદેશ રેલીમાં અપાયો ફતો ઝંડાચોક ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં લાયન્સ કલબના સભ્યો અને પોલીસ કર્મચારીઓનો સફકાર સાંપડયો હતો શીતલ વૈશ્નવ ઇન્સ્ટીટયુટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા આવતીકાલે પ મી જુનનાં કરછના સર્જનોનું ભાવક મુલ્યાંકન પ્રકલ્પ ફેઠળ ગુજરાતી અને કરછી બે ભાષામાં લખતા ચાર પ્રસિદ્ધ સર્જકોનાં ભાવક મૂલ્યાંકન નો કાર્યક્રમ આયોજિત કરેલ છે